યારેથ ડીસેલીનેશન પ્લાન્ટને રાજ્યવ્યાપી વોટર ગ્રીડ સાથે સાંકળીને સૌરાષ્ટ્ર કચ્છને વધુ જળ સલામતિ આપવાનું આયોજન છે કલ્પના શાહ ખેડુ તોને દિવસે વિજળી વિધાનસભઆગૃહમાં જાહેરાત કરતા મુખ્યમંત્રી ક્રિય રૂપાણીએ જણાવ્યુ કે રાજયના ગીર સહિત જં ગલ વિસ્તારના ખેડુતોને જં ગલી પ્રાણીઓનદ્વમલાથી સંરક્ષણ મળી રહે તે માટે નવીન દિનકર યોજના હેઠળ દિવસે ખેતી માટે વીજળી આપવા પ્રથમ પ્રાધાન્ય અપાશે આગામી ત્રણ વર્ષમાં નવીન ઈન્ફાસ્ટ્રકચરના માધ્યમથી રાજયના તમામ ખેડુ તોને દિવસે આઠ કલાક વીજળી આપવામાં આવશે

કે

આ બેઠકનાં અધ્યક્ષપદેથી જિલ્લા સમાહર્તાશ્રી પ્રવિણા ડી કે

વી સાથે સમજુતી કરાર કર્યા છે

પેપર બોક્સ ઓથેન્ટીક્સ એન્ડ ટ્રેકીંગ એપ્લિકેશનના નામથી તૈયાર કરાયેલી આ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી શિક્ષણ વિભાગ પરીક્ષાના સીલ બંધ કવર તેમજ પરીક્ષા આપનાર વિધાર્થીઓની સંખ્યા પર સીધી નજર રાખવાનો પ્રયાસ કરશે તમામ પરીક્ષા કેન્દ્રના સ્થળ નિરીક્ષકોએ પોતાના મોબાઈલમાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરવાનો રહેશે આ ઉપરાંત રાજ્યમાં બોર્ડ પરીક્ષાઓ દરમ્યાન બોર્ડ દ્રારા ખાસ ચેકીંગની વ્યવસ્થા કરવામાં આવી સમગ્ર રાજયમાં વિવિધ સંઘના હોદેદારો સચિવોનાયબ છિ

આર

આર

તેથી ખડીર રાપર તેમજ ભયાઉના લોકોને હવે ન્યાય માટે ગાંધીધામઅંજાર સુ ધીનો ધક્કો નહી ખાવો પડે